જેના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે નાથબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ગુજરાત હંગ્રીન રિવોલ્યુશન કંપની જી

આ પ્રસંગે તૈમણે જણાવ્યું હતું કે રાજ્યમાં પર ડ્રીપ મીર ડ્રીપ માટે ડ્રીપ ઇરીગ્રીશન સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દ્વારા ઓછા પાણીએ વધુ ખેતી કરી શકાય તે માટેની સુવિધાઓ જી

આર સી દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે

એલાયન્સ એર જેવી એર ઇન્ડિયાની પેટાકંપની દ્વારા નાસિક અમદાવાદ વચ્ચેની ફ્લાઈટ હવે કંડલા સુધી લંબાવવામાં આવી છે

આ ફ્લાઈટ પકડી નાસિક જનારને ત્યાંથી હેદરાબાદ સુધીનું જોડાણ મળી રહે તેવું સમયપત્રક વિમાન કંપનીએ ગોઠવ્યું છે

આ વખતે રણોત્સવ સાડાત્રણ મહિના ચાલશે વધુ વરસાદનાં કારણે ફજીસુધી રણમાં પાણી હોવાને લીધે સફેદરણ મોડે થી સફેદી પકડે તેવું કેણાઈઝરહ્યું છે તે સંજોગોમાં ટેન્ટ સિટી અને આસપાસનાં વિસ્તારોમાં હજુ સુધી પ્રવાંસીઓનો ધસારો જોવા નથી મેળી રહ્યો

નાગરાજનના અધ્યક્ષપદે યોજાથેલી જિલ્લા સંકલન સંક ક્રિયાદસમિતિની બેઠકમાં ભુજના ધારાસભ્ય ડો નીમાબેન આચાર્યે કચ્છમાં જાગીર હસ્તકના મંદિરી જે તે ટ્રસ્ટને સોંપવા અને ભુજશહેરી વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ઢૌરવાડા સ્વરૂપે કરાતાં દબાણો દૂર કરવા રજૂઆત કરી હતી ઓ બેઠકમાં ડો નીમાબેનઆચાર્ય તરફથી જાગીર હસ્તકના મંદિરો જે તે ટ્રસ્ટને સોંપવા જોઇએ જેથી ટ્રસ્ટો સારી રીતે તેની નિભાવણી કરી શકે આ ઉપરાંત ભુજ શહેરમાં વિવિધ જગ્યાએ થતાં દબાણો અંગેની પણ રજૂઆત કરવામાંઆવી હતી કલ્પના શાહ એ કસ્મા ભુજ તાલુકામાં ધાણેટી થી ઉખડમોરા ગામની પાટિયા વચ્ચે અજાણ્યા વાહન ચાલકે બે બાઈક સવારોને હડફેટે લેતા તેઓના મોત નિપજ્યા હતા જ્યારે માર્ગ પર ઉભેલ મોખાણાનો એજ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો આ અંગે મળતી વિગત મુજબ બાઈક પર જતા બે ભાઈઓ મોખાણાથી લૌકિક ક્રિયામાં ભાગ લેવા ધાણેતી જતા હતા ત્યારે આ દુર્ધટના સર્જાઈ હતી